ત દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા સુગમ્ય ભારત એપ વિકસાવવામાં આવી

વી અને લોકસભા ટી વી નું જોડાણ કરી સંસદ ટી વી

ભારત આ ક્ષેત્રમાં કુદરતી રીતે અગ્રેસર છે એટલે સમુદ્રી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે દેશ મોટી સફળતા હાંસલ કરશે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર વિવિધ સુધારાઓ દ્વારા વૈશ્વિક કક્ષાનું મેરીટાઇમ માળખું બનાવવા પર ભાર આપે છે ત્રણ દિવસીય મેરીટાઇમ ઈન્ડિયા સમિટની બીજી આવૃત્તિનું આજે ઉદ્વાટન કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે સમગ્ર ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ સરકારે બંદર ક્ષેત્રે રોકાણ વધારીને દરિયાઇ ક્ષેત્રના સુધારા માટે વિવિધ પગલાં લીધાં છે દરિયાઇ ક્ષેત્રના મહત્વ પર પ્રકાશ પડતાં શ્રી મોદીએ જણાવ્યું કે આ પગલાં દરિયાકાંઠાના આર્થિક ક્ષેત્ર સાથે બંદરોને જોડવા બંદરો આધારિત શહેરોમાં સ્માર્ટ સિટી બનાવવા અને બંદરોની નજીક વૈશ્વિક ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના લક્ષ્યાંક છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે ટાપુ પ્રદેશોના માળખાગત સર્વાંગી વિકાસ શરૂ કરવામાં આવ્યા છે અને સરકાર મોટા બંદરો પર પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉપયોગ પર ભાર મૂકે છે છ વર્ષમાં મોટા બંદરોની ક્ષમતા બમણી થઈ છે તો ભારતીય ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવીને અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદ મેળવી છે

પ્રધાનમંત્રીએ ભારતીય બંદરોમાં રોકાણ કરવા વિશ્વભરના ખાનગી ક્ષેત્રને આગળ આવવાનું આમંત્રણ આપ્યું છે

આ તબક્કા માટે નવમી માર્ચ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે બીજા દિવસે તેની ચકાસણી થશે ઉમેદવારીપત્રો બારમી માર્ચ સુધી પાછા ખેંચી શકાશે

આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે

આ ઉપરાંત ગ્રાહકો યોનો એપ્લિકેશન દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

એપ્લિકેશન અને હેન્ડબુક દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગ દ્વારા વિકસાવવામાં આવી છે શ્રી ગેહલોતે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ એક મોબાઇલ એપ્લિકેશનની કલ્પના કરી હતી જેમાં દિવ્યાંગજંન અને અન્ય લોકો દ્વારા સાથે જોડાયેલા પ્રશ્નો માટે જન ભાગીદરીથી જોડી શકાય આ એપ્લિકેશન પાંચ મુખ્ય સુવિધાઓ પૂરી પાડે છે જેમાંથી ચાર પર્યાવરણ વાહન વ્યવહાર અને માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે ફરિયાદોની નોંધણી પ્રતિભાવ અને લોકો દ્વારા જન ભાગીદરી તરીકે સૂચવવામાં આવેલી બાબતોનો સમાવેશ થાય છે એન્ડ્રોઇડ યુઝર્સ પ્લે સ્ટોર પરથી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે

ડિજિટલ પેમેન્ટ્સમાં ફોન પે ગુગલ પે કરતાં આગળ રહ્યું છે તમામ બેંકોમાં યુપીઆઈ વ્યવહારમાં સ્ટેટ બેન્કે કામગીરીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે સંસદ ટીવી રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને હવે એક કરી દેવામાં આવ્યું છે ભારતીય સેવાના નિવૃત્ત અધિકારી રવિ કપૂરની સંસદ ટીવીના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે

બંન્ને ચેનલોને એક કરવા માટે રચાયેલી સમિતિના અહેવાલને આધારે રાજ્યસભાના સભાપતિ એમ વૈંકૈયા નાયડુ અને લોકસભાના સભાપતિ ઓમ બિરલાએ સંયુક્તપણે આ નિર્ણય લીધો છે સમિતિ દ્વારા દર્શકોને સંસદના કામકાજ અંગે અને વધુ જાણકારી આપવા અંગે નિતી ઘડવા પણ ભલામણ કરાઇ છે

પોતાના ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું છે કે ગુજરાતભરની નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની યૂંટણીના પરિણામોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભાજપના વિકાસ અને સુશાસનના એજન્ડાનું દ્રઢતાપૂર્વક સમર્થન ગુજરાત કરે છે ગૃહમંત્રી અમિત શાહે પણ ભાજપને બહ્ મોટી જીત આપવા બદલ ગુજરાતના મતદારોનો આભાર માનતું ટ્વીટ કરતાં કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીના વિકાસને સમર્પિત નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા લોકોએ ભાજપને જીત આપી છે સાંસદ નિધન મધ્યપ્રદેશના ખંડેવાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ નંદકુમાર ચૌહાણનું ગઇકાલે દિલ્ફીની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું છે તેમની કોવિડની સારવાર ચાલી રહી હતી પ્રધાનમંત્રી નરેન્સ મોદીએ શ્રી ચૌહાણના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે પ્રધાનમંત્રીએ એક ટ્વીટ સંદેશમાં જણાવ્યું છે કે શ્રી ચૌહાણ સંસદીય પ્રણાલીમાં પોતાના યોગદાન માટે હંમેશા યાદ રહેશે